જેમાં સ્થાનિક પક્ષના આગેવાનો પાસેથી પ્રતિભાવ મેળવવા પ્રદેશકક્ષાએથી રણછોડભાઇ રબારી બિપિનભાઇ દવે અને વસુબેન ત્રિવેદી એમ ત્રણ નિરીક્ષકો ફાજર રહ્યા ફતા જેમણે આજ રોજ માધાપર ખાતે થયેલી ચયનપ્રક્રિયામાં કચ્છઅને મોરબીની તમામ સાત વિધાનસભા બેઠકો દીઠ અપેક્ષિત શ્રેણીના લગભગ ત્રણસો આગેવાનોને સાંભળયા હતા આ અંગે વધુ માફિતી આપતાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેશુભાઇ પટેલે જણાવ્યું ફતું કે નિરીક્ષકો દ્વારા લોકસભા સીટ માટે કાર્યકર્તાઓની લાગણી અને રજૂઆતને પક્ષની પ્રણાલિકા પ્રમાણે તટસ્થપણે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ તા

કબલ લાયસન કચ્છમાં વિવિધ સ્થળે કેબલ દ્વારા પ્રસારિત થતા સ્થાનિક ટીવી સમાચાર દર્શાવવા માટેની લાયસન્સ પરવાનગી ફવે નાયબ કલેક્ટર નફીં ખુદ કલેક્ટર પાસેથી લેવી પડશે એમ કચ્છ કલેકટર રેમ્યા મોફને એક પરિપત્ર બફાર પાડીને જણાવ્યું ફતું જિલ્લામથક ભુજ ઉપરાંત ગાંધીધામ નખત્રાણા નલિયા મુંદરા માંડવી સફિતના સ્થળોએ કેબલ આધારિત સીડી મારફતે દર્શાવવામાં આવતા જુદા જુદા સમાચારના પ્રસારણ માટે જે તે વિસ્તારના પ્રાંત અધિકારીને પરવાનગીની સત્તા અત્યાર સુધી આપવામાં આવી ફતી પરંતુ ફાલ પ્રાંત અધિકારીઓ પાસે અછત અને ચૂંટણી સંબંધી વધારાની કામગીરી જોવાથી કેબલ ટીવી સમાચાર માધ્યમોને આપવાના થતા લાયસન્સના અધિકારો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે નાયબ કલેક્ટર પાસેથી પરત લેવામાં આવે છે

દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભુજોડી દ્વારા પોલીટેકનિક કોલેજ ભુજ મુકામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ દ્વારા દેના આરસેટીની વેબસાઈટનું વિમોચન કરવામાં આવ્યું ફતું

ગ્રામીણ યુવાનોને આ તાલીમ કેન્દ્રની માફિતી તેમના મોબાઈલમાં મળી રફે તથા પોતાના ગામમાંથી જ આ તાલીમ કેન્દ્રની તાલીમો સાથે જોડાઈ શકે તે માટે ખાસ દેના આરસેટી કચ્છ દ્વારા આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે જેમાં સંસ્થાની સંપૂર્ણ માહિતી સાથે ઓનલાઈન અરજીની પણ વ્યવસ્થા કરેલી છે કચ્છના લોકો આ વેબસાઈટનો ઉપયોગ કરે અને યુવાનોને આ તાલીમ સંસ્થા સાથે જોડાઈ સ્વરોજગાર ચાલુ કરે તે માટે મહેમાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી

સામાન્ય પ્રકારની કે નીતિ વિષયક બાબતો ની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહિ ફરિયાદ કોઈ એક મુદા પર જ આપવાની રફેશે એક થી વધુ મુદાની ફરિયાદ પર ધ્યાન આપવામાં આવશે નફિ આ અરજી આગામી તારીખ રર મી માર્ચ સુધી મળી જાય તે રીતે ગ્રાફક સેવા કેન્દ્ર ભુજ ને મોકલવા ફરિયાદ નિરિક્ષક દ્વારા જણાવાયું છે

જેનો ફેતુ ગામની મફિલાઓને પણ કઈ રીતે પોતાનો ફાળો ગ્રામ વિકાસમાં આપી શકે અને મફિલાઓ સશક્ત બને તે માટેનો હતો

સવારથીજ શરૂ થયેલો ભારે પવન સૂર્યાસ્ત થયા બાદ થોડો નરમ પડ તા લોકોએ રાફતનો દમ લીધો ફતો